પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ઃ ઉત્તરાખંડમાં હિમ શિખર તુટી પડતાં ઘૌલી ગંગા નદીમાં ઓચીંતું પુર આવ્યું ઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રીઓને તત્કાળ મદદ અને બચાવ રાહત કરવાની સુચના આપી ઃ રાજયની છ મહાનગરપાલિકાની યુંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે યકાસણી કરાશે ે રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ પડ હજારથી વધારે આરોગ્ય કર્મીઓને કોવિડની રસી આપવામાં આવી

આ પુરના પાણીમાં નદીકાંઠાના અનેક મકાનો ઘસી પડયા છે તેની અસર અનેક યાત્રાળુઓ ઉપર પણ પડી છે અને વિવિધ સ્થળે એ બધા ફસાઇ ગથા છે

અમારા રાજકોટ જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટના ક્રિષ્નાબેન ગોહીલ અને તેમનું ગ્રુપ હાલ સફીસલામત હોવાની જાણ થઇ છે ક્રિષ્નાબેન એ એક વિડીયો મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે શ્રીનગર તરફ જવાના હતા પરંતુ આ દુર્ધટનાના સમાયાર સવારે જ મળી જતાં શ્રીનગર જવાનું માંડીવાળ્યુ હતું અને હાલમાં તેઓ મસુરી નજીક સલામત સ્થળે પહોયી ગયા છે ધૌલીગંગાનું પાણી ગંગામાં ભળવાથી હરિદ્વારમાં પણ પુર આવવાની શકયતા હોવાથી ઉત્તરાખંડ સરકારે સાવધાન રહેવાની સુયના આપી છે મુખ્યમંત્રી ઉત્તરાખંડ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના યમોલી તપોવન ખાતે સર્જાયેલ કુદરતી હોનારતમાં ફસાચેલા ગુજરાતના યાત્રીકોને તત્કાળ મદદ અને બયાવ રાહત કરવાની સુયના આપી છે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 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતયીત કરી હતી અને ગુજરાતના ફસાયેલા યાત્રીકોને મદદરૂપ થવા વિનંતી કરી હતી ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે બે દિવસ માટે અમદાવાદ આવવાના હતા પરંતુ ઉત્તરાખંડ હોનારત થવાના કારણે તેમનો પ્રવાસ રદ થયો છે મહાનગરપાલિકા ચુંટણી રાજ્યની છ મહાનગરપાલિકાની યુંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની યકાસણી આવતીકાલે હાથ ધરવામાં આવશે આ ચુંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો જો કે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં ટીકીટ માંગનારાની સંખ્યા ઘણી વધારે હોવાથી ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારોની યાદી શુક્રવારે જાહેર કરી હતી કોંગ્રેસમાં તો છેલ્લી ઘડી સુધી ઉમેદવારો નકકી કરી શકાયા ન હતા પરીણામે અનેક બેઠકો પર ડમી ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે તેથી આવતીકાલે ચકાસણી થયા પછી ઉમેદવારી પાછી ખેંચી લેવાના છેલ્લા દિવસ નવમી ફેબ્રુઆરી પછી જ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે તેવુ લાગી રહયું છે ગઇકાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે યુંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા જીલ્લા કલેકટરોની કચેરીએ નિર્ધારીત સમય સુધીમાં આવી ગયેલા ઉમેદવારોને ટોકન આપીને બેસાડવા પડયા હતા અને વારા મુજબ ઉમેદવારીપત્ર સ્વીકારવાની કાર્યવાહી મોડી સાંજ સુધી યાલુ રાખવી પડી હતી તે દરમિયાન કેટલાક ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલા ચાલીના બનાવો પણ બન્યા હતા

રસીકરણની આ સંખ્યા સાથે સમગ્ર દેશમાં ગુજરાત સાતમાં ક્રમે રહ્યું છે

રસીકરણના બીજા તબકકામાં આરોગ્ય કર્મીઓની સાથે મોખરાની હરોળના કર્મયોગીઓ પોલીસ મહેસુલ ગ્રામ વિકાસ વગેરે વિભાગના કર્મયારીઓને પણ કોરોનાની રસી આપવાનું પુર જોશમાં ચાલુ છે

તેમના ખેતરમાં તૈયર થયેલ શેરડીને તેઓ બજારમાં વેંચવાને બદલે તેમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે કાયા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું વેયાણ કરી મીતેશ પટેલ સારી એવી આવક મેળવી રહ્યા છે આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની યર્યાઓ થઇ રહી છે ત્યારે મીતેશ પટેલ સાયા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે પ્રેરણા રૂપ બન્યા છે

કોરોના મહામારીને ધ્યાને લઇ ભાવનગર થી ભડીયાદ ઉર્ષ પ્રસંગે જતી પગપાળા મેદની મોકુફ રખાઇ છી

મળતી વિગતો મુજબ ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર ચરખા ગામ પાસે આ ઘેંટાનું ઝુંડ રસ્તો પસાર કરી રહયું હતું ત્યારે રાજકોટ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક યાલકે તેમના પર ટ્રક ચડાવી દીધી હતી અકસ્માત પછી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો અકસ્માતની જાણ થતા પહોંચેલી બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ ક્રિકેટ ટુર્નામેન્ટ નો મૂળભૂત હેતુ યુવાનો ને શારીરિક યુસ્ત રહેવા અપીલ કરવા મા આવી હતી તથા સમગ્ર વિશ્વ મા ભારત સૌથી વધારે યુવાનો ધરાવતો નો દેશ હોથ રમતગમત દ્વારા ક્રિકેટવીરો એ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને અને પ્રાણીઓ મા સદભાવના રહે અને વિશ્વ નુ કલ્યાણ થાય તેવી ઉમદા ભાવના સાથે સંદેશો પાઠવ્યો હતો હવામાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી પાંચેક દિવસ લધુતમ તાપમાનમાં એકાદ બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકથતા છે

આવતા ગુરૂવાર પછી રાત્રીના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરાઇ છે